તેમજ કોરોના ચાલ્યો ગયો નથી એટલે કોઈએ પણ ભ્રમમાં રહેવું નહીં સતર્કતા અને જાગ્રતિ રાખીને પોતે અને પરિવારને બચાવવાની જવાબદારી નીભાવવાની છે તેમજ ગૃહમંત્રાલયે દરે કનાગરિકને કોવિડ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે આરતી ભક્ટ ભ્રષ્ટાચાર સામે શપથ દેશમાં ભ્રષ્ટાચાર સામે લોકોમાં જાગૃતિ કેળવવાના ભાગરૂપે ગઈકાલથી આગામી બીજી નવેમ્બર સુધી સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી કેન્દ્રીય સતરક્તા આયોગ દ્વારા કરવામાં આવી રહી છે આકાશવાણી દૂરદર્શન અને પત્ર સૂચના કાર્યાલય સહિત કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને જાહેરક્ષેત્રોના સાહસોમાં ગઈકાલે સતર્કતા સપ્તાહ નિમિત્તે ભ્રષ્ટાચાર સામે શપથ લેવામાં આવ્યા હતા

મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોરોના સમયગાળા વચ્ચે શાળા કોલેજોને તબક્કાવાર ધમધમતી કરવાની સરકારની કામગીરીથી માંડીને પ્રવાસી શિક્ષકોના પ્રશ્નો સહિત વીવિધ શિક્ષણલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી તદ્દપરાંત કચ્છની શળાાઓમાં શિક્ષકોની ભરતી કરવા માટે કચ્છના જ પાત્રતા ધરાવતા ઉમેદવારોને પ્રથમ અગ્રતા અપાય તેવું સુનિશ્ચિત કરવા માટે કોઈ નિયમ લાવી શકાય તેમ હશે તો તે અંગે કાર્યવાહી કરવામાં આવશે એમ શિક્ષણમંત્રી શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું

ગઈકાલે એકપણ કોરોના દર્દીનું મૃત્યું થયું નથી આરતી ભક્ટ હસમુખભાઈ રાવલનું અવસાન જાણિતા નાટ્ય નિર્માતા અને આકાશવાણી સાથે વર્ષોથી સંકળાયેલા હસમુખભાઈ રાવલનું ગઈકાલે રાજકોટ ખાતે અવસાન થયું તેઓ જાણીતા લેખક અને કલાકાર પણ હતા આકાશવાણી ભુજમાં તેઓ સહાયક કેન્દ્ર નિમાયક પદે નિયુક્ત થયા હતા અને આજપદ પરથી તેમણે નિવૃત્તિ લીધી હતી આકાશવાણીના નાટ્યનિર્માણ અને કાર્યક્રમ નિર્માણમાં બહુમૂલ્ય પ્રદાન કર્યું હતું

એલ ડીસી ક્રાફટ મ્યુઝિયમ હવે વર્ચ્યુલ ટૂર દ્વારા જોઈ જાણી અને માણી શકાશે એમ સંસ્થાના ચેરમેન દિપેશભાઈ શ્રોફની યાદીમાં જણાવાયું છે

એલ